પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો જાહેર પ્રચાર ગઇકાલે રાત્રે પૂરો થયો ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં યોજેલા રોડ શો વખતે થયેલી હિંસાની ઘટનાના પગલે ચૂંટણી પંચે બંગાળમાં જાહેર પ્રચાર નિર્ધારિત સમય કરતા વહેલો પૂરો કરવાનો નિર્ણય લીધો હતો

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગઇકાલે મતદારોને રીઝવવાના સઘન પ્રયાસો કર્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખારગોનમાં રેલીને સંબોધી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જો તેમની સરકાર સત્તા પર આવશે તો તમામ ખેડૂતોને માસિક પેન્શન યોજના અમલી બનાવાશે

તેમણે કહ્યું કે ભાજપ સરકાર જંગલમાં રહેતા લોકોની જમીન યથાવત રાખશે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નોટ રદ કરવા અંગે પ્રધાનમંત્રી પર આરોપો કર્યા હતા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ભાજપના ઉપાધ્યક્ષ શિવરાજ ચૌહાણ અને રાજય અધ્યક્ષ રાકેશસિંગે માલવા નીમદ વિસ્તારોમાં રેલીઓમાં સંબોધન કર્યું હતું જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી કમલનાથ વરિષ્ઠ નેતા દિગવિજયસિંહ અને અરૂણ યાદવ પણ રાજ્યમાં પ્રચાર કર્યો ઉત્તર પ્રદેશમાં રાજનાથસિંહ રાજ્યવર્ધનસિંહ રાઠોડ જે પી નક્રા અને મનોજસિંહા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ જુદા જૂદા વિસ્તારોમાં સભાઓ યોજી હતી કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મિરઝાપુર અને પદરોનામાં રોડ શો યોજ્યો જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેવોરિયા જિલ્લામાં રેલી યોજી હતી મિરજાપુરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સંયુક્ત સભા યોજાઇ હતી

શ્રી માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર આરોપ મુકયા હતા તેમણે બાદમાં ચંક્રોલીમાં પણ સભા યોજી હતી

ડી એ સરકારનું પુનરાવર્તન થશે

આ સરકારે દરેક નાગરિક ઉન્નત મસ્તકે દેશ વિદેશમાં માન વધે તેવું કાર્ય કર્યું છે

આ પત્રકાર પરિષદમાં હાજર પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વમાં ભારત પાસે લોકશાહી સત્તા તરીકેની જવાબદારી રહે તેવું તે માને છે શ્રી મોદીએ કહ્યું કે ચૂંટણી ખૂબ જ રચનાત્મક રહી છે તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રજાના આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને બીજીવાર પણ બહ્મતીથી સત્તા જાળવી રાખશે તેવી આશા દર્શાવી હતી

એક ખાનગી ચેનલ સાથેની મુલાકાતમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ પ્રકારનું નિવેદન અસ્વિકાર્ય છે અને તેની ગંભીર ટીકા કરી છે તથા કયારેય માફ નહીં કરે ભોપાલમાં બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા

ડી

યાદીમાં જણાવ્યા અનુસાર સી બી આઈ ની ફરિયાદના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે આવકના પ્રમાણમાં અપ્રમાણસર સંપત્તિ કેસમાં ઓમપ્રકાશ ચૌટાલા અભય અને અજય ચૌટાલા સામે કેસ નોંધાયા છે

આઈ એ અદાલતે માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફટેનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ આરોપીઓને અઠવાડિયામાં એક દિવસ અદાલતમાં હાજરી પુરાવવા જણાવ્યું છે અદાલતે યોગ્ય કારણ વિના ગેરહાજરી બદલ નારજગી દર્શાવી છે

આ કેસમાં નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય અજય રાહીરકર સુધાકર દ્વિવેદી સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી અન્ય આરોપીઓ છે અને તેમને પણ જામીન મળ્યા છે

તેમાં ગઇકાલે એક જવાનનું પણ મોત થયું હતું

સર્વોચ્ચ અદાલતે ગત પાંચમી ફેબ્રુઆરીએ રાજીવકુમારને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપતો આદેશ આપ્યો હતો જેથી તેઓ આ સમયમાં સંબંધિત અદાલત સમક્ષ કાયદાકીય ઉપાય માટે જઈ શકે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે સીબીઆઈને આ કેસમાં કાયદા અનુસાર કામગીરી કરવા જણાવ્યું છે જો કે રાજીવકુમારને સાત દિવસ માટે રાહત આપી છે ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ શારદા ચીટફંડ કૌભાંડ કેસની તપાસ કરતી પશ્ચિમ બંગાળ પોલીસની ખાસ તપાસ ટીમનું નેતૃત્વ કરનાર રાજીવકુમારને કસ્ટડીમાં લઈને તેમની વધુ પૂછપરછ કરવી જરૂરી છે તેમ અદાલતમાં કહ્યું હતું

આઈ ડી પદથી દૂર કર્યા છે અને નવી દિલ્હીમાં ગૃહમંત્રાલયમાં હાજર થવા જણાવ્યું છે પશ્ચિમ બંગાળમાં હિંસા નિયંત્રણ કરવામાં નિષ્ફળ જવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમની સાથે પશ્ચિમ બંગાળના ગૃહ સચિવ અત્રી ભટ્ટાચાર્યને પણ ફરજ મુક્ત કર્યા હતા

હવાઇ લડાયક ક્ષમતા ધરાવતા આ મિસાઇલને નૌકાદળના જહાજ કોચી અને ચેન્નાઇમાંથી પશ્ચિમ દરિયાકાંઠે છોડવામાં આવ્યું હતું તેમાં એક જ જહાજમાંથી નિયંત્રણ કરવામાં આવ્યું અને અલગ અલગ અંતરે રહેલા લક્ષ્યાંક પર પ્રહાર કરાયા હતા

અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પણ તેની સાથે સંકળાયેલા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે ઘણા વર્ષની મહેનત બાદ આ સફળતા મળી છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે

પૂર્વ સિયાંગ જિલ્લાની બાગાયત અને વનીકરણ કોલેજના અહેવાલ અનુસાર આ જીવાત ખૂબ જ ઝડપથી ઉભા પાકને નુકસાન પહોંચાડે છે

જો કે તે ડાંગર શેરડી અને શાકભાજીમાં પણ લાગતી હોય છે

મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન તિનસોંગે જણાવ્યું કે આ પંચની કામગીરીની શરતો અને નિયમો ટૂંક સમયમાં જાહેર કરાશે

શ્રીલંકામાં ભારતીય હાઇકમિશનર તરણજીતસિંઘ સંઘુએ આજે કેન્ડીમાં સર્વોચ્ચ બૌદ્ધલામા સાથેની બેઠકમાં જણાવ્યું કે શ્રીલંકા સામેના પડકારને ભારત પણ પોતાના પડકાર તરીકે જુએ છે